મહીસાગર જિલ્લા માં કોરોના સંક્રમણ માં વધારો થતાં જન સેવાકેન્દ્ર હાલ પૂરતા બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે તો વલસાડ જિલ્લામાં આવેલા તમામ શિવ મંદિર શ્રાવણ માસમાં પણ બંધ રાખવાનો સામૂહિક નિર્ણય લેવાયો છે વલસાડ કલેક્ટર અને વિવિધ મંદિરના સંયાલકો વચ્ચે યોજાયેલી બેઠકમાં સામાજિક અંતરનું પાલન કરવા માટે આવું નક્કી કરાયું હતું સુરેન્દ્રનગર જિલ્લાકલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડી બજારનો સમય સવારના સાતથી બપોરના ચાર વાગ્યાસુધી નિયંત્રિત કર્યો છે આ આદેશનો અમલ સુરેન્દ્રનગર વઢવાણ દૂધરેજ ધ્રાંગધ્રા અને લીંબડીમાં જ લાગુ પડશે પાન માવાની દુકાનો ઉપરથી માત્ર પાર્સલ સ્વરૂપે જ વેચાણ થઈ શકશે અને જાહેરમાં તમાકુની બનાવટ ખાવા ઉપર પણ પ્રતિબંધરહેશે તો પાટણ નગરપાલિકાએ પણ વેપારી આગેવાનોની બેઠક બોલાવી બપોરે એક વાગ્યા પછી દુકાનો બંધ રાખવા આગ્રહ કર્યો છે

આર પાટિલે કહ્યું છે કે કોરોના સંક્રમણ રોકવા માટે રાષ્ટ્રીય લોક ડાઉન નો નિર્ણયલેવા ઉપરાંત તેનો અમલ કરી બતાવી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ દેશ ને મોટી જાનહાનિ માથી ઉગારી લીઘો છે ગાંધીનગર નજીક કોબા ખાતે આવેલા ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ પ્રમુખ તરીકે નો કાર્યભાર સાંભળવા માટે સી આર પાટિલપહોચ્યા ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી નાયબ મુખ્ય મંત્રી નિતિનભાઈપટેલ અને નિવૃત થઈ રહેલા પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી ત્યાં સ્વાગત માટે હાજર હતા પોતાને પ્રદેશ એકમ ની જવાબદારી સોંપવા બદલ મોવડી મંડળ નો આભાર માનતા શ્રી પાટિલે આપ્રસંગે ઉમેર્થું હતું કેકોરોના રોગયાળા એભાજપ કાર્યકર ને લોકસેવા નો મોકો આપ્યો છે તેથી પાયા નો કોઈકાર્યકર ઘેર બેઠો નથી અને અવિરત જનસેવા માં પરસેવો પડી રહ્યો છે જેનું સૌ ને ગૌરવ છે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રદેશ માળખા વતી શ્રીપાટિલ નું સ્વાગત કરવા સાથે કહ્યું હતું કે દક્ષિણ ગુજરાત માં જબ્બર લોક ચાહના ધરાવતા નેતા એવાશ્રી પાટિલ ની આગેવાની માં ગુજરાત ભાજપ સફળતા અને સેવા ના વધુ ઉન્નત શિખર સર કરશે તેમાંશંકા નથી શ્રાવણ પુજા પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરમાંશ્રાવણ માસના પ્રથમ દિવસે પ્રથમ ઘ્વજારોહણ કલેક્ટર ગીર સોમનાથ ના ફસ્તે કરવામાંઆવ્યું પ્રાતકાળે મહાપૂજન કરી શ્રાવણ માસની પૂજાની શરૂઆત કરવામાં આવી હતી મહાપૂજા મહામ્રુત્યુંજય યજ્ઞ સવાલક્ષ બિલ્વપૂજાનોપ્રારંભ કરવામાં આવ્યો મહીસાગર જિલ્લા મથકલુણાવાડાના ઐતિહાસિક શિવમંદિર લૂણેશ્વર મહાદેવમાં છઁ નમ શિવાયનો નાદ ગુંજી ઉઠ્યો છે શિવભક્તોને હેન્ડ સેનેટાઈઝર અને થર્મલ ગનથીસ્કેનિંગ કરી પ્રવેશ આપવામાં આવે છે સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે દર્શનાર્થીઓદર્શનનો લાભ લઈ રહયા છે ભાવનગર શહેરના પ્રસિદ્ધ તખતેશ્વર મહાદેવમંદિરે ભાવિકોને ગર્ભગૃહમાં પ્રવેશ પર પાબંધી છે

સોમનાથનીમાફક બહારથી કુંભમાં પાણી રેડવાથી સીધું જ મહાદેવજી પર જઈ અભિષેક થાય છે આ ઉપરાંતઘંટ ઉતારી લેવાથો છે મહ્વાનજીક માંગલતીર્થભગુડા ગામે બગડ તેમજ કળોન્દ્રી નદીના સંગમ તટે આવેલા પુરાતની શ્રી નળેશ્વર મહાદેવનાશિવાલય ખાતે આજે શ્રાવણ માસના પ્રારંભે અને સોમવતી અમાસના પવિત્ર દિવસે મંદિરના શિખર ઉપરકળશ તેમજ ધ્વજા દંડ આરોહણ નો કાર્યક્રમ થોજાયો હતો નળેશ્વર મહાદેવ ખાતે દરરોજસવાર બપોર અને સાંજ દિપમાળા ડાક ડમરૂ સાથેત્રણ ટાઈમ આરતી સહિતના ધાર્મિક આયોજનો કરવામાં આવ્યા છે

પકડાયેલા ચરસના પેકેટ વધુ તપાસ માટે સ્થાનિક પોલીસને સોંપી દેવામાં આવ્યા છે

પોસ્ટ વિભાગ કોરોનાના આ સમયમાં પણ બહેન પોતાના ભાઈને રક્ષાસૂત્ર રાખડી મોકલાવી શકે તે માટે ભારતીય ટપાલ વિભાગે ખાસ વ્યવસ્થા કરી છે તમામ અગ્રણી પોસ્ટ ઓફિસમાં રાખડી સ્વીકારવાની વ્યસ્થા કરવામાં આવી છે

ગ્રાહકો તેમની રાખડી સામાન્ય પોસ્ટ રજિસ્ટર્ડ પોસ્ટ અથવા સ્પીડ પોસ્ટ દ્વારા કરી શકે છે

વધુ પુછપરછ માટે ગ્રાહકોએ ફોન નં

જેની શાળાના આચાર્યશ્રીઓ વાલીઓએ તથા વિદ્યાર્થીઓએ નોંધ લેવી